તેમણે આ કરતી વખતે માર્ગમોહલ્લો કે ઘરની બહાર નહી નિકળવા અને સામાજીક અંતર જાળવવા ભારપુ ર્વક જણાવ્યુ છે

આજે રાત્રે યોજાનાર કાર્યક્રમ વખતે અયાનક લાઈટ બંધ કરીને ફરીથી યાલુ કરતા વીજ ભારમાં અસાધારણ ફેરફાર થતાં વીજળીના ઉપકરણીને નુ કસાન થવાની આશંકા હોવાથી વીજળી મંત્રાલયે આ મુજબ સ્પષ્ટતા કરી છે

આ ઉપરાંત ખેડુતોને પિયતનું પણી આપવા વીજળી ચાલુ રહેશે તથા સ્ટેબીલાઈઝરના ઉપયોગ કે વોલ્ટેજ વધી જવાની બાબત અફવા હોવાની પણ સ્પષ્ટતા કરી છે સમગ્ર દેશ સાથે જિલ્લા મથક ભુજમાં પણ નાગરિકો દીપ પ્રાગટ્યથી પ્રધાનમંત્રી મોદીની અપીલને સહયોગ આપવા તત્પર છે ત્યારે આ પ્રસંગ માટે તૈયાર એવા ભુજના મહિલાશ્રી મોસમીબેન મોઢાએ આકાશવાણી સાથે વાતચીત કરી હતી